ગુજરાત પોર્ટ સેક્ટર અને ઉધોથોગિકીકરણના વિકાસમાં હરણફાળ ભરીને તેમજ પોર્ટ પોલિસીનાં માધ્યમ થી મધ્યપૂર્વીય દેશોઆફિકાં અને યુરોપ થી સમુદ્રી માર્ગ આવેતા માલ સમાનનું ગેટવે બન્યું છે

વિજેતાઓને દરેક કેટેગરીમાં ત્રણ પુરસ્કાર આપવામાં આવશે આરતી ભદ્દ ડુપ્લીકેટ લાયસન્સ ડુપ્લિકેટ લાયસન્સ મેળવવા માટે ફવે આર ટી

ડ્રાઈવિંગ લાયસન્સ ગુમ થયેલ હોયફાટી ગયેલ ફોટા કે અન્ય કોઈ કારણસર નાશ પ્રામેલ ફોટા તેવા કિસ્સામાં આર ટી

યાદીમાં વધુમાં વધુ નાગરીકોને આનો લાભ લેવા અનુરોધ કર્યો છે

આજે માતાનામઢ ખાતે ઘટસ્થાપન રાત્રે સાડા આઠ વાગ્યે કરવામાં આવશે આ સમયે માતાજીનાં ભક્તો મોટી સંખ્યામાં ફાજરી આપશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને મઢ જાગીર તરફથી વિશેસ વ્યવસ્થા કરવામાં આવી છે

ગઈકાલે બપોર પછી ગાંધીધામમુન્દ્રાભુજમાંડવીભચાઉ તાલુકાના વિસ્તારમાં વરસાદ નાં ઝાપટાં થવા પામ્યા હતા